અટલ બિહારી વાજપેયીની પ્રધાનમંત્રી તરીકે ેની કામગીરી ખૂબ જ નોંધપાત્ર રહી હતી

સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના પાર્થિવ દેહને દિલ્હી ખાતે ના તેમના નિવાસસ્થાને અત્રીમ દર્શન માટે રાખવામાં આવ્યા હતા આજે સવારે તેમના પાર્થિવ શરીરને ભાજપ કાર્યાલય ખાતે રાખવામાં આવશે તેમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું

મંત્રી શોક સંદેશ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના અવસાન અંગે ઉંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે રાષ્ટ્રપતિએ કહ્યું છે કે શ્રી વાજપેયીને સાચા ભારતીય રાજદ્વારી ગણાવીને તેમનું નેતૃત્વ તેમની પરીપક્વતા અસાધારણ વકત્રત્વ અને દીર્ઘ દ્રષ્ટિ તેમને અસાધારણતા બક્ષે છે શ્રી કોવિંદે કહ્યું કેપ્રભાવી અને મૂદુ વ્યક્તિત્વ ધરાવતા શ્રી અટલજીની ખોટ સાલશે ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે તેઓ લોકલાડીલા અને મૈત્રીપૂર્ણ પ્રધાનમંત્રી હતા તેમના જવાથી ભારતે વૈવિધ્યપૂર્ણ ગુણો ધરાવતું એક રત્ન ગુમાવ્યું છે તેમનું જીવન એક ખુલ્લા પુસ્તક જેવું હતું અને તે યુવા રાજકારણીઓને હંમેશા પ્રેરણા આપતું રહેશે પ્રધાનમંત્રી શ્રી મોદીએ જજ્જાવ્યું છે કે આ લોકલાડીલા નેતાની વિદાય સાથે જ એક યુગનો અંત થયો છે

દેશના મોટી સંખ્યામાં નાગરીકોને સ્પર્શતું તેમનું નેતૃત્વ અને ઘણી જ સારી સ્મૃતિઓના કારણે શ્રી વાજપેયી ભાજપ માટે પ્રેરણારૂપ રહેશે શ્રી વાજપેયીના સંઘર્ષ અને નેતૃત્વના કારણે જ ભાજપનો ક્રમશઃ ઉદય થતો ગયો છે આશુતોષ અંતાણી અટલ બિફારી વાજપેયી રાષ્ટ્ર શોક સંદેશ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધન બદલ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીગુલામનબી આઝાદ ઉપરાંત રાષ્ટ્રીય તથા પ્રાદેશીક પક્ષોના નેતાઓએ ઊંડા શોક ની લાગણી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે દેશે એક મહાન સપુત ગુમાવ્યો છે

જયારે પણ કચ્છ જીલ્લામાં કુદરતી હોનારત થઇ છે

કાચ ભારતીય જનતાપક્ષના પીઢ નેતા અને ભૂતપૂર્વ સંસદ પુષ્પદાન ગઢવી ભૂતપૂર્વ ધારાસભ્ય મુકેશ ઝવેરી સહિતના કચ્છ ભાજપના વરિષ્ઠ અને અગ્રણી નેતાઓએ વાજપેયીના અવસાન બદલ ઊંડા શોક ની લાગણી વ્યક્ત કરી હતી કચ્છ મોરબી સંસદ વિનોદ ચાવડા તેમજ ધારાસભ્યોએ પણ દ્વઃખની લાગણી વ્યક્ત કરી હતી